ધાર્મિક પરંપરા અનુસાર આજે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ એટલે મકરસંક્રાંતિ રાજ્યભરમાં ઉત્તરાયણ તહેવારને લઇને ગઇકાલે બજારોમાં પતંગ દોરાની ખરીદીનો ધમધમાટ જોવા મળ્યો હતો મોડી રાત સુધી લોકો પતંગ ફિરકીની ખરીદી કરતાં જોવા મળ્યા હતા આજે સવારે પાલડી અને ખોખરા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અમદાવાદના મેયર બીજલબહેન પટેલે પતંગ ઊડાડી ઊતરાયણની મજા માણી હતી અમારા ભાવનગરના પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે ભાવનગરમાં આજે વહેલી સવારથી લોકો પતંગ યગાવાની સાથે વિવિધ વાનગીઓની મજા માણી ઉલ્લાસભેર ઉતરાયણની ઉજવણી કરી રહ્યા છે પવન હોવાથી લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જગત મંદિર દ્વારકા ખાતે આજે ભગવાન દ્વારકાધીશને પતંગ દોરાનો શ્રૃંગાર કરાયો હતો તેમને ચાંદીની ફીરકી અને ચાંદીનો પતંગ ધરાયો હતો રાજ્યભરમાં પરંપરાગત પતંગો ઉપરાંત નરેન્દ્ર મોદી અને અમિત શાહના ફાટોવાળા જોડી નંબર વન પતંગ ચોકીદાર મોદીના ફોટાવાળા પતંગ બેટી બચાવો જેવા સામાજિક જાગૃતિ લાવનાર પતંગો સહિત વિવિધ પતંગોનું વેચાણ થયું હતું

રાજ્યના અન્ન અને પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ તેમના નિવાસ સ્થાનેથી પ્રધાન મંત્રીનરેન્દ્ર મોદી અને અમિત શાહના સીએએના નિર્ણયને સમર્થન આપતા પતંગ ઉડાડી જામનગરની જનતાનો આભાર માન્યો હતો તથા રાજ્યની સમગ્ર ગુજુજુ જનતા ને ઉતરાયણની શુભેચ્છા આપી હતી આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન તેમજ ભાજપ પક્ષ ના હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

ભાજપના કાર્યકરો અને અન્ય સ્થાનિક લોકો આપતંગને ઉડાડી ખાસ જાગૃતિ ફેલાવશે

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે એસ જી

ગુરુકુળ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હાજર રહેશે અને ત્યારબાદ સેટેલાઈટ વિસ્તારમાં કનકકળા વિભાગ બે સોસાયટીમાં યોજાયેલા પતંગબાજી કાર્યક્રમમાં ભાગ લેશે ગુજરાત ક્રિકેટ અસોશિએશન દ્વારા યોજાયેલી બેઠક માં પણ શ્રી શાહ તા

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ આ પ્રસંગે હાજર હશે

દાતાઓના સહયોગથી દર વર્ષે જુદા જુદા તહેવારોમાં નિરાધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા વિવિધ વસ્તુઓનુંવિધવા બહેનોને વિતરણ કરવામાં આવે છે આજે ઉતરાયણ પર્વનિમિત્તે લીમખેડાના હેલ્પીન્ગ હેન્ડ ગ્રુપ દ્વારા નગરના લોકો પાસેથી કપડા એકત્રીત કરી જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવ્યું હતુ લીમખેડામાં હેલ્પીન્ગ હેન્ડ ગ્રુપ દ્વારા ઉતરાયણ પર્વનિમિત્ત બે થી ત્રણ દિવસ પહેલા નગરના રહીશો પાસેથી બિનજરૂરી કપડા એકત્રીત કરવામાં આવ્યા હતા જેમા નગરજનોએ પણ કપડા આપીને સહકાર આપ્યો હતો

આ ઉપરાંત વિદ્યાર્થીઓનેવાતાવરણમાં થતા હવાના પ્રદુષણ વિશે ખુબ જ ઉપયોગી માહિતી આપવામાં આવી હતી